ગઈકાલે મીડિયાને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે આ પ્રોજેક્ટ સ્ટોરેજ બેગ હાઈડ્રો ઈલેક્ટ્રીક છે અને તે પૂરનું સંથમન કરવ ચાવીરૂપ છે

આનો હેતુ મૃતપાય થઈ ગયેલા અને જે હવે આનુસંગિક નથી તેના જૂના કાયદાઓને હટાવવાનો છે

આજે બેંગાલુરૂમાં મીડિયા સાથેની વાતયીતમાં તેમણે વિશ્વાસના પ્રસ્તાવનો રકાસ થશે કર્ણાટકા વિધાનસભા આજે મળશે જેમાં મુખ્યમંત્રી એચ ડી કુમાર સ્વામી વિશ્વાસનો મત માગશે

બે અપક્ષ ધારાસભ્યોએ પણ સમર્થન પાછું ખેંચ્યું છે

આ દરમિયાન જેડીએસે તેમના સભ્યોને માટે વ્હીપ જારી કર્યા છે વિશ્વાસના મત દરમિયાન ગેરહાજર રહેનાર સભ્યે સામે પક્ષપલટા કાયદા વિરુદ્ધ પગલાં લેવાની ચેતવણી આપી છે

મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પીઠે આ મામલે મધ્યસ્થ અહેવાલ પરની આગળની કાર્યવાહી નિશ્ચિત કરવા માટે સુનાવણી બીજી ઓગસ્ટે રાખી છે મધ્યસ્થ સમિતિના અધ્યક્ષ પૂર્વ ન્યાયાધીશ એફ એમ કલીક્લ્લાએ સર્વોચ્ય અદાલતમાં આજે અહેવાલ સોંપ્યો છે સર્વોચ્ય અદાલતે જણાવ્યું કે અથોધ્યા મધ્યસ્થ સમિતિનો અહેવાલ ગુપ્ત રખાશે મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે ગયા અઠવાડિયે ત્રણ સભ્યોની મધ્યસ્થ સમિતિના અધ્યક્ષ એફ એમ

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત મહારાષ્ટ્ર હરિથાણા અરૂણાચલપ્રદેશ તથા કૃષિ અને ગ્રામીણ વિકાસમંત્રી નરેન્દ્રસિંહ તોમર આ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે આ બેઠકમાં ખેડૂતોની આવકમાં વધારો કરવો તથા ક્રષિ ક્ષેત્રે સુધારા દ્વારા પરિવર્તન લાવવાના મુદ્દે ચર્ચા કવરામાં આવી રહી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નીતિ આયોગની સંચાલન સમિતિની બેઠક સાથે ચર્ચા કર્યા બાદ પ્રધાનમંત્રીએ કૃષિ ક્ષેત્રે પરિવર્તન લાવવા માટે મુખ્યમંત્રીઓની ઉચ્યસ્તરીય સમિતિની રચના કરી હતી

આજે ચોમાસા સત્રના પ્રથમ દિવસે શોકદર્શક ઉલ્લેખને કારણે સભાગૃહમાં કોઈ અન્ય કામો થશે નહીં ગઈકાલે સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી

જાધવ કેસના ભારત તરફના એડવોકેટ હરીશ સાલ્વેએ કોર્ટે જે રીતે કેસમાં દરમિયાનગિરી કરી છે તે બદલ આભાર વ્યક્ત કર્યો છે ગઈરાત્રે લંડનમાં મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે પાકિસ્તાન આ દેશનો અનાદર કરશે તો ફરીવાર આઈસી જેમાં જઈશું ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યૂકાદાને આવકાર્યો છે ટ વીટમાં નાયડુએ જણાવ્યું છે કે કુલભૂષણને ન્યાય અપાવવામાં સરકારે અવિરત પ્રયત્ન કર્યા છે તે બિરાદવવા લાયક છએ આ યૂકાદો જાધવના પરિવાર માટે આશ્વાસનરૂપ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે સત્ય અને ન્યાય જળવાયા છે ટ્વીટમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે કુલભૂષણને ન્યાય મળશે તે બાબતે નિશ્ચિત છે

રાજ્યસભામાં એક નિવેદનમાં વિદેશમંત્રી એસ જયશંકરે જણાવ્યું હતું કે આઈસીજેનો યૂકાદો માત્ર ભારત અને કુલભૂષણ માટે સમર્થન કરતો નહીં પરંતુ કાયદાના શાસનમાં અને આંતરરાષ્ટ્રીય સંધિ કરારની પવિત્રતામાં વિશ્વાસ રાખનાર બધા માટે સમર્થન કરતો છે તેમણે જણાવ્યું હતું કે જાધવ નિર્દોષ છે અને આઈસીજેએ તેના યુકાદામાં પાકિસ્તાને રાજ્દ્વારી સંબંધોના વીયેન્ના સંધિકરારનું ઉલ્લંઘન કર્યું હોવાનું જણાવ્યું છે તેમણે વધુમાં કહ્યું હતું કે આદાલતે પાકિસ્તાનને જાધવને તેના અધિકારો અંગે જણાવવા અને તેમણે ભારતીય રાજદ્વારી સુવિધાઓ તાત્કાલિક પૂરી પાડવાના આદેશ આપ્યા હતા તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર કુલભૂષણ જાધવને ટૂંક સમયમાં પાછા લાવવા અને તેમની સલામતી માટે તમામ પ્રયાસો યાલુ રાખશે